કેન્દ્રીય ગૃહમંત્રાલયે આવતીકાલથી યોગ કેન્દ્રો અને જીમ શરૂ કરવા મંજૂરી આપી ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક શૈક્ષણિક કાર્યક્રમની જાહેરાત

ભારતીય હોકી ટીમના ખેલાડીઓ આજથી બેંગ્લોરમાં યોજાઇ રહેલા રાષ્ટ્રીય તાલીમ શિબીરમાં જોડાશે

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા મળેલા પ્રતિભાવો તથા કેન્દ્રના જુદાં જુદાં વિભાગો સાથેની મસલતોના આધારે કેન્દ્ર સરકારે ગત પહેલી ઓગસ્ટથી છૂટછાટના નવા નિયમો અમલમાં મૂકયા હતા

વંદે ભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસને મર્યાદિત સ્વરૂપમાં મંજુરી અપાઈ છે

આવતીકાલે યોજાનાર ભૂમિપૂજન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહેશે

આ ઉપરાંત અયોધ્યામાં રામકીતર્ન અને રામચરિત માનસના પાઠના કાર્યક્રમો શરૂ કરાયા છે પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર સરકારે કોવિડથી ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ સોંપીને શિક્ષણ આપવા ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક શૈક્ષણિક કાર્યક્રમની જાહેરાત કરી છે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એન

ના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રાલયે તૈયાર કરેલા આ કાર્યક્રમને ગઈકાલે જાહેર કર્યો હતો આ પ્રસંગે તેમણે કહ્યું કે વૈકલ્પિક શિક્ષણનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને કોવિડથી ઊભી થયેલી પરિસ્થિતિમાં ઓનલાઇન માધ્યમથી સરળતાથી શિક્ષણ મેળવી સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં મદદરૂપ થશે

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ કરેલી સઘન કાર્યવાહીના લીધે આ સિદ્ધિ મેળવી શકાઇ છે

અમેરિકા વિઝા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક કાર્યકારી અધ્યાદેશ પર હસ્તાક્ષર કર્યો છે એ અંતર્ગત હવેથી અમેરિકાની સરકારી એજન્સીઓ કોઇપણ વિદેશી નાગરિકોને નોકરી પર રાખી નહિં શકે

આ નવા નિયમથી સૌથી વધુ અસર ભારતીય નાગરિકોને થશે

કર્ણાટક સરકારે મંજુરી આપતા રાષ્ટ્રીય રમતગમત સત્તામંડળે આ નિર્ણય લીધો છે

ગ્રામીણ વિકાસ કેન્દ્ર સરકારે ગ્રામીણ વિકાસ અને ખાસ કરીને દેશના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે સરકારે અમલમાં મૂકેલી યોજનાઓનો મૂખ્ય ઉદ્દેશ ગરીબી ઘટાડવાનો અને ગામોને આત્મનિર્ભર બનાવવાનો છે

આ ઉપરાંત પશુ સંવર્ધન કૃષિ અન્ન એમ

સહિત ઘણાં મંત્રાલયોએ ગ્રામીણ વિસ્તારોમાં સ્વ રોજગારની તકો ઊભી કરવા તથા કૃષિ ઉપજોના યોગ્ય રીતે વેયાણની વ્યવસ્થા કરવા સહિયારા પ્રયાસો હાથ ધર્યા છે કાશ્મીર સંઘર્ષ વિરામ પાકિસ્તાની દળોએ સંઘર્ષવિરામનો ભંગ કરીને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃપણા ઘાટી વિસ્તારમાં આજે સવારે ભારે તોપમારો અને ગોળીબાર કર્યા છે સંરક્ષણ મંત્રાલયના જનસંપર્ક અધિકારી કર્નલ દેવીંદર આનંદે જણાવ્યું છે કે પાકિસ્તાની દળોએ કોઇપણ ઉશ્કેરણી વિના સરહદી વિસ્તારમાં ગોળીબાર અને તોપમારો કર્યો હતો ભારતીય જવાનોએ જરૂરી વળતી કાર્યાવહી કરી હતી અથડામણના આ બનાવમાં ભારતના પક્ષે જાનહાની કે મિલકતહાનીના સમાચાર નથી

તટબંધોમાં તિરાડના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઇ રહ્યો છાં ગંડક બૂઢી ગંડક અને બાગમતી નદીઓમાં આવેલા પુરથી આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ છે

પૂર્વ મધ્ય રેલવેના દરભંગા સમસ્તીપુર સેકશન પર રેલવે વ્યવહાર હાલ પુરતો સ્થગિત કરવામાં આવ્યો છે પુરના કારણે રોડ રસ્તા પરના વાહન વ્યવહારને પણ અસર થઇ છે

ચાર લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે

ઉલ્લેખનીય છે કે તાલીબાનો સાથેની સમજૂતી મુજબ અમેરિકા અફઘાનીસ્તાનમાંથી પોતાના દળો પાછા ખેંચવાનો છે ઝેરી દારૂ પંજાબના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રતાપસિંહ બાજવા અને સમશેરસિંહે ગઈકાલે પંજાબના રાજ્યપાલની મુલાકાત લઈને રાજ્યમાં ઝેરી દારૂ પીવાથી થયેલ હત્યાકાંડની તપાસ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા કરાવવાની માંગણી કરી છે રાજ્યપાલને સોંપેલા પત્રમાં બંને સાંસદોએ આ બનાવ અંગે એક્સાઇઝ અને પોલીસ વિભાગો અજાણ હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું કે આ વિભાગો તરફથી આ દુઃખદ બનાવની ન્યાયી તપાસ શક્ય નથી તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે આ બનાવ માટે જવાબદાર તત્વોની સામે ફરિયાદ નોંધવામાં આવી નથી

ગઈકાલે ક્વાલાલુમ્પુરમાં યોજાયેલી ટીમ ઇવેન્ટમાં મેચ ડ્રો થતાં ભારતને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવાની તકો ઊજળી બની છે થોમસ કપમાં ભારત ગ્રૂપ સી માં ડેન્માર્ક જર્મની અને અલ્જેરીયાની સાથે છે જ્યારે ઉબેર કપ સ્પર્ધાની ભારતીય મહિલા ટીમ ડી ગ્રૂપમાં ચીન ફાન્સ અને જર્મનીની સાથે છે